આ પાંચ ધારાસભ્યોમાં કોંગ્રેસના જે વી કાકડીયા બ્રિજેશ મેરજા પ્રધ્યુમ્નસિંહ જાડેજા જીતુભાઇ ચૌધરી અને અક્ષય પટેલનો સમાવેશ થાય છે ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે આજે આ પાંચેય ધારાસભ્યો પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા

જોકે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલની ગેરહાજરી હતી

મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોનાના નવા દર્દીઓની સામે કોરોનાની સારવાર બાદ સાજા થતાં દર્દીઓની વધતી સંખ્યા અંગેની વિસ્તૃત વિગતો કેન્દ્રિય ટીમને આપી હતી રાજ્ય સરકારે અનલોક વનની સ્થિતિમાં રાજ્ય સરકારે કોરોના સંક્રમણને અટકાવવા લીધેલા વિવિધ પગલાંઓ સઘન સર્વેલન્સ અને સારવારની વ્યવસ્થાની વિગતો મુખ્યમંત્રીએ કેન્દ્રિય ટીમને આપી હતી દરમિયાન કેન્દ્રિય ટીમે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોક્ટર જ્યંતિ રવિ સહિત રાજ્યના વિશેષ ડોક્ટરોના સમૂહ સાથે પણ બેઠક યોજી હતી કેન્દ્રિય આરોગ્ય સંયુક્ત સચિવે આ બેઠકમાં ગુજરાતમાં કોરોના સંદર્ભે ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી ઉપરાંત રાજ્ય સરકારે કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા લીઘેલા વિવિધ પગલાંઓ અને વ્યવસ્થાઓની વિગતો મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો

અમરેલી જિલ્લામાં આજે વધુ ત્રણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે ત્રણેય પોઝીટીવ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સુરતની છે જામનગર જિલ્લામાં આજે વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે પાંચ દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થઇ ઘરે પરત ફર્યા છે

આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના બધા જ નેટવર્ક પરથી પ્રસારિત થશે આ કાર્યક્રમ આકાશવાણી ડીડી ન્યૂઝ પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ સૂયના અને પ્રસારણ મંત્રાલયની યુ ટ્યુબ ચેનલો પરથી પણ પ્રસારિત થશે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમના હિંદી પ્રસારણ બાદ તરત જ આ કાર્યક્રમનું પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારણ થશે તેમજ રાત્રે આઠ વાગ્યે આ કાર્યક્રમનું પુનપ્રસારણ થશે

મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમ નાથન અને ન્યાયમૂર્તિ જે

સરકારે ખાનગી શાળા સંચાલકો સાથે વાટાઘાટો કરી તેવો ઉકેલ લાવવો જોઈએ

આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે

સાથે જ શ્રી ખાબડે સંબંધિત વિભાગના અધિકારીઓને ધારાસભ્યો જનપ્રતિનિધિ સાથે પરામર્શ કરીને અને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી